તેમ ણે કહયૂં કે આ એક મોટી લડાઈ છે પરંતુ ભારત હારશે પણ નહીં અને થાકશે પણ નહીં પ્રધાનમંત્રીએ હાલની પરિસ્થિતિનો સામનો કરવા માટે દેશવાસીઓએ જે પરિપકવતા બતાવી છે તેની પ્રસંશા કરતાં કહયું કે આ અદભત છે

આ ઉપરાંત રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ મંત્રીઓ અને સં સદ સભ્યોના પગાર ધોરણમાં પણ ત્રીસ ટકા કાપ સ્વીકારવામાં આવ્યો છ તેમ કેન્દીય માહિતી અને પ્ર સારણ મંત્રી પ્રકાશ જાવડેકરે આ અંગેની માહિતી આપી હતી

જેમાં સાત લોકલ ટ્રાન્સમિશનથી અને બાકીના કેસો અન્ય રાજયોમાંથી આવેલા લોકોના છે

મુખ્યમંત્રીના સચિવ શ્રો અશ્વિનો કુમારે ગઈકાલે ગાંધોનગર ખાતે પત્રકારોને માહિતી આપાતાં જણાવ્યું હત કે પર્સનલ પ્રોટેકશન ઈકિવપમેન્ટ કીટ કોરોનાની સારવારમાં જોડાયેલા દેશના અન્ય તબી બો અને મેડીકલ સ્ટાફને મળી રહે તે માટે અરવિંદ મિલ્સ લીમોટેડ સાંતેજ અને સ્યોર સેફટી વડોદરા દવ ારા તેનું ઉત્પાદન થઈ રહયું છે તેમણે વધુમાં જણાવ્યું છ કે ગઈકાલે સમગ્ર રાજયમાં બટાટા ડુંગળો લીલાં શાકભાજી સફરજ ન કેળા અને ફળ ફળાદીનો જથ્થો ઉપલબ્ધછે લોકડાઉમાં પણ નગરો મહાનગરો વોર્ડસ અને શેરીઅ ોમાં સાફ સફાઈ સેવા તંત્ર દવારા થઈ રહી છે

આશ્તોષ અંતાણી રાજય પોલીસ વડા રાજયના પોલિસ વડા શ્રી શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે કોરોનાનું સંક્રમણ રોકવા રાજયમાં લોક ડાઉનની કડક અમલવારો અને સોશ્યિલ ડીસ્ટન્સિંગ જાળવણીનો ચસો અમલ કરવો જરૂરી છે એના મ ાટે નાગરિકોએ પણ પૂરતો સહયોગ આપવાનો રહેશે આ માટે પોલિસ તંત્રને કડક અમલ કરાવવા સુચ નાઓ આપવામાં આવી છે લોકડાઉનના કડક અમલ અંગે પોલીસ દવારા હાથ ધરાઈ રહેલ કામગોરીની વિગતો પત્રકારોને આપતાં શ્રી ઝાએ ઉમેર્યું કે ચારેય મહાનગરોમાં વધ ચસ્ત અમલ થાય તે માટે પોલીસકર્મીઓને યોગ્ય દિશા નિર્દેશો આપી દેવાયા છે એટલે નાગરિકોઅ પણ પુરતી કાળજી અને સંયમ રાખીને પોલીસ સા થે ખોટા સંઘર્ષમાં ન ઉતરવું આવ બનશે તો તેમની સામે પણ ગુનો નોંધવામાં આવશે મુખ્ય રોડ પર પેટ્રોલીંગની સાથે સાથે સોસાયટીઓ અને મહોલ્લાઓને જોડતા અંદરના માગો પર પણ સઘન અને વધુ પેટ્રોલીંગ કરવા સુચનાઓ આપી દેવાઈ છે

પ્રવર્તમાન લોકડાઉનની પરિસ્થિતોને અનુલક્ષીને કોઈ જાહેર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્ય નથી હાટકેશ્વર મંદિરોમાં વિશેષ પુજન આરતી સહિતન ા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે